એમ એ પ્રતિનિધિ તબિબો અને જિલ્લાના સાસંદધારાસભ્યો સાથે એલગ એલગ વિસ્તૃ ત બેઠક યોજી સ્થિતિની સર્વગ્રાહી સમિક્ષા કરી હતી

ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી રહેલી કોવેક્સિન બાદ આ બીજી સંભવિત રસી છે જેને માનવી પરિક્ષણ માટે સંમતિ આપવામાં આવી છે અમદાવાદ ખાતેના ઝાયડસ કંપનીના રસી ટેક્નોલોજી કેન્દ્રમાં ઝાયકોવ ડી નામની આ રસી વિકસાવવામાં આવી રહી છે આશુ તોષ અંતાણી રાજ્યમંત્રીઃઅબડાસા પેટાયું ટણીઃ રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂ પેન્દ્રસિંહ યૂ ડાસમાએ અબડાસા વિધાનસભા મતવિસ્તારની બેઠક પર ભારતિય જનતા પાર્ટીના ઉમેદવાર જ વિજયી થશે તેવો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકની પેટાયું ટણી અંગેની તૈયારીઓને અનુ લક્ષીને શ્રી યૂ ડાસમાએ ગઈકાલે નલિયા ખાતે પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો સાથેની મિટીંગમાં તેમને કમળના નિશાનને લક્ષમાં રાખી તૈયારીઓમાં લાગી જેવા અનુ રોધ કર્યો જેતો આ બેઠક પૂર્વે શ્રી યૂ ડાસમાંથે કચ્છના દેશદેવીના સ્થાનક માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કર્યાં હતાં તેમની સાથે ભાજપ મહામંત્રી કે

પટેલપ્રદેશમંત્રી પ્રદિપસિંહ વાઘેલો ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલઅબડાસાના પૂર્વ સંધારાસભ્ય પ્રદ્યુખ્નસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

દરમિયાનગઈકાલે જિલ્લામાં હરિ ઓમ હોસ્પિટલ આદિપુરે ખાતેથી ત્રણએલાયન્સ હોસ્પિટલ મુન્દ્રા ખાતેથી બે જિલ્લામથક ભુજસ્થિત જી

જનરલ હોસ્પિટલ ખાતેથી એક અને આર્મી હોસ્પિટલ ભુજ ખાતેથી એક એમ કુલ સાત દર્દી કોરોનાની સારવાર બાદુ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવી હતી

ખાસ કરીને દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

વરસાદ નોંધાયો છે જયારે ગઈકાલે રાત્રી દરમ્યાન કોઈ સ્થળે વરસાદ નોંધાયો નથી જીલ્લામાં ગઈકાલે કેટલાક સ્થળે ઝરમરથી ઝાપટા સુધી મેઘરાજાએ હાજરી પુરાવી હતી તેવા અહેવાલ મળી રહ્યા છે